પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

અમદાવાદમાં પંચ્યાંસી વર્ષની મહિલાના મુત્યુ બાદ આજે સવારે ભાવનગરમાં સિત્તેર વર્ષના પુરૂષનું મોત નિપશ્યું છે આ સાથે રાજ્યમાં કોરોનાના કારણે મુત્યુનો આંક ત્રણ થયો છે

રાજકોટ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છેકે રાજકોટ શહેર ભાજપ પ્રમ્ખ કમલેશ મીરાણી અને મેથર બીનાબેન આચાર્યે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલીકાના ભાજપનાં ચાલીસ નગરસેવકો તેમના એક મહિનાનો પગાર કોરોના વાયરસ મહામારીથી બચવા અંગેની કામગીરી માટે મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાં આપવાનો નિર્ણય કર્યો છે દરમ્યાન રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રી વશરામભાઈ સાગઠીયાએ જાહેર કર્યું છે કે કોંગ્રેસના એકત્રીસ નગરસેવકો પણ તેમનો માર્ચ મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં આપશે દરમ્યાન કોરોનાના સંક્રમણ સામે લેવાઈ રહેલા વિવિધ પગલાઓના ભાગ રૂપે શહેરના વિવિધ સ્થળો પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસઇન્ફેકશનની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં આજે વિવિધ આવાસ યોજનાઓ રાજકોટ સેન્ટ્રલ જેલ સહિતના વિવિધ સ્થળો પર દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યા છે મ્યુનિસીપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં આવેલ કોમ્યુનિટી હોલ મુખ્ય રસ્તાઓ હોસ્પીટલ વિસ્તારો અને રહેઠાણ વિસ્તારો સહિત અન્યો સ્થળોએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસઇન્ફેકશની કાર્યવાહી કરવામાં આવી રહી છે

જિલ્લામાં લોકડાઉનની પરિસ્થિતિને કારણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે અને ડાંગ જિલ્લાની તમામ સરહદો સીલ કરવામાં આવી છે જ્યારે નર્મદા જિલ્લાના પ્રતિનિધી જણાવે છેકે રાજપીપળા ખાતે જિલ્લા કલેકટરના નેતૃત્વ હેઠળ અનાજ કરિયાણા દવાઓ શાકભાજી ફળી વગેરેના વેપારીઓ અને સંગઠનો સાથે બેઠક કરી લોકોને આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી જ્યારે રાજપીપળામાં પંડીત દિનદયાળ ગ્રાહક ભંડીળ ખાતે લોકોને અનાજ અને આવશ્યક ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું તથા લોકોને સેનીટાઈઝરથી હાથ સાફ કરવી કોરોના અંગે સાવચેતીનાં પગલાં લેવા જાગૃત કરવામાં આવ્યા હતા

ચૂંટણી પંચ દ્વારા આ અંગે પરવાનગી આપી દેવામાં આવી છે કોરોના શક્મંને અલગ રીતે ઓળખી શકાય તે માટે તેના શરીર ઉપર કયા નિશાન મુક્વુ અને તેમાં શું લખવું તેના નિયમ તૈયાર કરવાનું કામ આરોગ્ય મંત્રાલયનું છે પરંતુ યૂંટણીપંચે શરત મુકી છે કે માણસની આંગળી ઉપર નિશાન મૂકી શકાશે નહીં અવિલોપ્ય શાહીનો ઉપયોગ કેટલી વ્યક્તિ ઉપર થયો તેનો રેકૉર્ડ ફરજિયાત રાખવાની શરત પણ મૂકવામાં આવી છે હવામાન ગુજરાત સ્થાનિક હવામાન કચેરીએ રાજયમાં આગામી બે દિવસ દરમિયાન કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ કે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે હવામાન કચેરીના જણાવ્યા અનુસાર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અમદાવાદ ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર નર્મદા તાપી ભરુચ અને સુરત જીલ્લામાં તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ મોરબી કચ્છ સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી ગિરસોમનાથ જુનાગઢ દીવ દમણ અને દાદરા અને નગર હવેલીમાં આગામી ત્રણ દિવસ સુધી છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે

રોજગારી અને આજીવિકાની તલાશમાં પલાયન કરી રહેલા આવા રોજમદાર મજદૂરોની સહાય માટે રાજ્ય સરકારની સાથે હવે સેવા ભાવિ સંસ્થાઓ પણ આગળ આવી છે જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદથી રાજસ્થાનના માર્ગ ઉપર આવી અનેક સેવાભાવિ બિનસરકારી સંસ્થા દ્વારા પોલીસની મદદથી મજદૂરોને ફૂડ પેકેટ પીવાનું પાણી અને અન્ય જરૂરી સામગ્રી પૂરી પાડવામાં આવી રહી છે જાણવા મળતી વિગતો અનુસાર મજદૂરોનું પલાયન થતું હોવાના સમાચાર મળતા નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતિન પટેલ પણ સ્થળ ઉપર દોડી ગયા હતા અને આ પ્રકારના પલાયન કરી રહેલા મજદૂરોને સહાય માટે પગલાં ભરવા દરમિયાનગિરિ કરી હતી બાદમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ આ મજદૂરો માટે ખાસ બસોની વ્યવસ્થા કરાવી તેમને રાજસ્થાનની સરહદે તેમના વતન સુધી મોકલવાની પણ વ્યવસ્થા કરાવી હતી

કુલ છ શંકાસ્પદક વ્યકિતઓનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ચારના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે જ્યારે બેના રિપોર્ટ આપવાના બાકી છે

મહેસાણા જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છેકે કંપનીના માલિક પ્રદિપભાઈ પટેલે પંદર કિલોના ડ્રોનમાં દવાની ટાંકી જોડી ત્રીસથી પયાસ ફ્રટ ઉંચાઈ ઉપરથી ચાર એકર વિસ્તારમાં સોળ લીટર દવાનો છંટકાવ કર્યો હતો